જે અંતર્ગત અમદાવાદ ગાંધીનગરનો મેગા પ્લેસમેન્ટ કેમ્પ જીટીયુ ખાતે આજે અને કાલે યોજાશે ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલ આ શીબિરનું ઉદઘાટન કરશે

જીટીયુ ખાતે વિદ્યાર્થીઓની નોંધજીથી માંડી રોજગાર અંગેની માહિતી કંપની પ્રતિનિધિઓ સાથે ઇન્ટરવ્યૂ સહિતની વ્યવસ્થાઓ કરાઈ છે

સંગમ સ્થળે સ્નાન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની કુંભમેળામાં પર્હોચી રહ્યા છે પ્રયાગરાજ મેળા પ્રાધિકરણે ત્રણ કરોડથી વધુ લોકો આવવાની આશા વ્યક્ત કરી છે અધિક મેળા અધિકારી દિલીપકુમારે ત્રિગુલાયને આકાશવાણી સાથ વાતચીત કરતા જણાવ્યું કે ગઇકાલ રાત્રી સુધીમાં શ્રદ્વાળુઓની સંખ્યા એક કરોડથી વધુ થઇ છે વહીવટીતંત્ર પોલીસ અને રેલવે શ્રદ્ધાળુઓની સુવિધા માટે વ્યાપક વ્યવસ્થા કરી છે પ્રયાગરાજમાં કુંભમેળા વિસ્તારના સડકમાર્ગોને આજથી બે દિવસ માટે વાહનોની અવરજવર માટે બંધ કરાયા છે

સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કચ્છમાં માંડવી અને મુન્દ્રા ખાતે ઉભા થનારા બે ડીસેલીનેશન પ્લાન્ટના સ્થાનોની યકાસણી સહિતની કામગીરી અંગેની વિસ્તૃત ચર્ચા આ બેઠકમાં કરાઈ હતી

આ કામ પુર્ણ થયા બાદ ટ્રાફિકના કાયદાનો ભંગ કરનારાઓને એક મહિનામાં પોલીસ ઈ મેમોનું ચલણ આપવાનું શરૃ કરી દેશે જોથી નગરજનોને ટ્રાફીકજામની સમસ્યામાંથી રાહત થશે

શહેરના પ્રવેશદ્વારાથી માંડી તમામ મુખ્ય રસ્તાઓ સર્કલો રીંગરોડ સહિતના મુખ્ય કેન્દ્રો પર અદ્યતન ટેકનોલોજીના કેમેરા લગાવવામાં આવી રહ્યા છે સીસીટીવી કેમેરા અત્યાધુનીક સુવિધાઓથી સજ્જ છે આ કેમેરા એચડી કવોલીટીના હોવાથી દુર સુધી નજર રાખી શકશે નાઈટ વિઝનના કારણે રાત્રીના તમામ ગતિવિ ધિ સ્પષ્ટ દેખાશે ઈન્ટરનેટથી આ કેમેરાનું સીધું જોડાણ કરાયું છે

ભારત કે મન કી બાત મોદી કે સાથ નામના આ અભિયાનનો પક્ષ અધ્યક્ષ અમિત શાહ અને પક્ષના વરિષ્ઠ નેતા તથા ગુહમંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં આરંભ કરાવ્યો આ પ્રસંગે શ્રી સિંહે કહ્યું કે વિશ્વનું આ રીતનું પહેલુ અભિયાન હશે તેમણે કહ્યું કે આ કાર્યક્રમ અંતર્ગત ખેડુતો યુવાનો મહિલાઓને લગતા તથા વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા સહિતના વિવિધ મુદૃઓ પર લોકો પાસેથી સુચનો મંગાવવામાં આવશે શ્રી સિંહે કહ્યું કે તેમની અધ્યક્ષતામાં બનેલી ચુંટણી ધોષણાપત્ર સમિતિ તમામ સંબંધિત પક્ષો સાથે વિચાર વિમર્શને પણ તેમાં સમાવેશ કરશે કલ્પના શાહ્ હવા માન છેલ્લા એકાદ મહિનાથી કચ્છને થીજાવી રહેલ ઠંડી અને છેલ્લા અઠવાડિયાથી સુસવાટાભેર ક્રંકતા પવન પ્રેરિત ઠારમાં ગઈકાલે મંદ પડેલા પવન તેમજ તડકાને પગલે ઠારમાં આંશિક રાહત મળી હતી અલબત્ત મોદી સાંજે ઠંડકનું જોર ફરી વધ્યું હતું પણ થર માં ડંખ નહિ હોવાથી જન જીવનને થોડી રાહત અનુભવી હતી અને શિયાળુ ઠાર ની અસર હવે ઓસરવા માંડશે તેવી આશા કચ્છીઓમાં જાગી હતી